પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાજબી ભાવે કોવીડના નમૂનાઓનું પરીક્ષણ રસીકરણ અને સારવાર માત્ર ભારતીયોને જ નહીં પણ સમગ્ર વિશ્વને ઉપબલ્ધ કરાવવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી અને અટલ પેન્શન યોજનાના સંચાલન હેઠળની કુલ સંપત્તિ પાંચ લાખ કરોડ રૂપિયાને પાર કરી ગઈ છે ભારતે જણાવ્યું છે કે ચીનને ભારતની આંતરિક બાબતોમાં દખલ આપવાનો કોઈ અધિકાર નથી ભારતે દ્વિપક્ષીય વાતચીત શરૂ કરવાનો સંદેશો મોકલ્યો છે તેવા પાકિસ્તાનના રાષ્ટ્રીય સલાહકારના દાવાને ભારતે નકારી કાઢ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા શિપ રિસાયકલીંગ માટે રાષ્ટ્રીય સત્તામંડળની જાહેરાત કરાઈ છે જેનું કાર્યાલય ગાંધીનગર ખાતે શરૂ કરાશે ભારતના કિદામ્બી શ્રીકાંતે જેસન એન્થની હો શૂને પરાજય આપીને ડેન્માર્ક ઓપન બેડમીન્ટન સ્પર્ધાની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે

ગઈકાલે કોવીડના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ રસી સંશોધનમાં થયેલી પ્રગતિ અને આ અંગેની સર્વગ્રાહી કામગીરીની સમીક્ષા બેઠકમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે સેરો સર્વે તથા પરિક્ષણનું પ્રમાણ વધારવાના નિર્દેશ આપ્યા હતા પ્રધાનમંત્રીએ કોવીડના રસી ઉપલબ્ધ થતા જ તેના વિતરણની આરોગ્ય મંત્રાલયે કરેલી વ્યવસ્થાની માહિતી મેળવી હતી તથા સૂચનો આપ્યા હતા કોવીડના કારણે ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા તથા રસીના સંશોધન માટે પ્રયાસ કરનારા સંશોધકો તથા રસી ઉત્પાદક કંપનીઓના પ્રયાસોને બિરદાવ્યા હતા તેમણે રસી સંશોધન અને ઉત્પાદન માટે જરૂરી સહાયની સરકારની પ્રતિબદ્વતા દોહરાવી હતી શ્રી મોદીએ અત્યારના તબક્કે કોવીડનું સંક્રમણ ન વધે તે હેતુથી તકેદારી રાખવા તથા માસ્ક પહેરવા સહિતના નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે ચીન દ્વારા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અંગે કરાયેલી ટિપ્પણીના સંદર્ભમાં આવો પ્રતિભાવ આપ્યો હતો તેમણે દોહરાવ્યું હતું કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ તથા અરૂણાચલપ્રદેશ ભારતના અવિભાજ્ય અંગો છે ચીનને અડીને આવેલા ભારતના વિસ્તારોમાં ચાલી રહેલી માળખાકીય સુવિધાના વિકાસની કામગીરીના વિરોધમાં ચીને ટિપ્પણી કરી હતી વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે સરહદી વિસ્તારોમાં વસતા ભારતીયોના કલ્યાણ માટે સરકાર આ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓ વિકસાવી રહ્યું છે

જમ્મુ કાશ્મીરના પશ્ચિમી પોર્ટલ નીલાગઢમાં અને લદ્દાખમાં ઇસ્ટ પોર્ટલ સ્પૈંગલા મીનમર્ગમાં વિસ્ફોટ કરીને તેની શરૂઆત કરાઇ હતી શ્રી ગડકરીએ આ ક્ષણને ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ ગણાવી હતી

કિંગ્સ ઈલેવન પંજાબમાંથી મોહમંદ સામી અને એમ અશ્વિને બે બે વિકેટ ઝડપી હતી

એલ

રાહુલને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો